પ્રથમ વિદેયકમાં અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતોની તબદીલી પર પ્રતિબંધ મુકવા તેમજ તે વિસ્તારોમાંની જગ્યાઓમાંથી ભાડુતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવામાં આવી છે આ વિધેયકને રજુ કરતાં મહેસુલ વિભાગનો હવાલો ધરાવતાં મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને આ કાયદાની છટકબારીનો ઉપયોગ કરાતો હોવાની ફરિયાદો મળતાં તે અંગે સુધારો કરવો જરૂરી બન્યો હતો રાજ્ય સરકારને અમદાવાદ વડોદરા રાજકોટ જેવા શહેરોમાં રીડેવલપમેન્ટના નામે અથવા પાવર ઓફ અટર્નીથી અશાંત વિસ્તારોમાંથી મિલકતો તબદીલ થતી હોવાની ફરિયાદો મળી હતી આથી આ કાયદામાં આ અંગેની મંજુરીને લગતા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ આ સુધારા વિવેયકનો વિરોધ કરતાં જણાવ્યું કે તેનાથી ગુજરાતમાં શાંતિ છે તેવા સરકારના દાવાઓ પોકળ સાબિત થાય છે આ વિધેયક બહુમતીથી પસાર કરાયું હતું જ્યારે મહેસુલ વિભાગને લગતાં અન્ય વિધેયકમાં વર્તમાન જમીન મહેસૂલ કાયદામાં ચોક્કસ સુધારાઓ કરવાનો પ્રસ્તાવ છે સીએમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ગ્રામ પંચાયતથી લઈને નગરપાલિકા મહાપાલિકા કાર્યક્ષેત્રમાં આવતા પ્રોફેશનલ ટેક્ષ ભરવાપાત્ર વ્યવસાયીઓ એમ્પ્લોયરોએ ભરવાપાત્ર વ્યવસાય વેરાની બાકી રકમ તા

રાજ્ય સરકારના નાણાં વિભાગે આ સંદર્ભમાં જારી કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે ઘણા વ્યવસાયીઓ નોકરીદાતાઓ વ્યવસાયવેરો ભરવાને પાત્ર હોય તેમ છતાં વ્યવસાય વેરાના ટેકસ નેટમાં લાવવાના બાકી રહી ગયેલ છે જેમાં નાના કારખાનેદારો અને નાના પાયે ધંધો કરનારાઓ નોકરીદાતાઓ વગેરેનો સમાવેશ થાય છે આથી આવા વ્યવસાયીઓ કાયદા ભંગમાંથી બહાર આવે અને ચૂક સુધારી લેવાની તક તેમને આપવામાં આવે તો રાજ્ય સરકારને વ્યવસાય વેરાની આવક પ્રાપ્ત થાય અને આ વ્યવસાયીઓની હાલનાં કાયદાના દંડની દહેશત ગુનાહિત બોજા હેઠળ રહેવું પડે છે તેમાંથી મુકત થવાની તક મળે તે આશયથી આ નિર્ણય કરવામાં આવ્યો છે

લોકસભા ચૂંટણીઓમાં શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા પ્રચંડ જનાદેશને વધાવતા સરકારી સંકલ્પને રજૂ કરતા ગ્રહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે દેશની જનતાને લાગ્યું કે ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે તેવો વિકાસ સમગ્ર દેશમાં થવો જોઇએ અને તેથી જ સતત બીજીવાર આ વિચાર દેશની પ્રજાએ જનમતમાં પરિવર્તીત કરી નયા ભારતના નિર્માણ માટેનો સ્પષ્ટ જનાદેશ આપ્યો છે

આ સરકારી સંકલ્પમાં પોતાનો સુર પુરાવતા શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જંગી બહુમતીથી જીત પ્રજાનો વિજય છે આ અભિમાનની નહી ગૌરવની વાત છે તેમણે પ્રદિપસિંહ જાડેજાને સંકલ્પ લાવવવા બદલ અભિનંદન આપતા કહ્યું કે દેશના સવાસો કરોડ નાગરિકોએ સંપૂર્ણ બહુમતીવાળી સરકાર આપી છે તે માત્રને માત્ર રાષ્ટ્રવાદ રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો વિજય છે ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદીએ નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતા કહ્યું કે ભૂતકાળમાં ભાષાવાદ અલગતાવાદ અને તૃષ્ટીકરજ્ઞની રાજનીતિ થતી હતી

આ સંકલ્પ વિઘાનસભા ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો

આશાબહેન પટેલ દ્વારા ખેડ્રત અકસ્માત વીમ સહાય અંગે પૂછાયેલા તારાંતિક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્ય ક્રષિ મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા જણાવાયું હતું

જ્યારે બાકીની પપ અરજીઓ વિવિધ કારણોસર પ્રક્રિયા હેઠળ છે તેમ પણ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું

આ અંગે અમારા પ્રતિનિધિ જગદીશ પાટડીયાનો ભૂજથી અહેવાલ

ટી બસની સવિધા આપવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે રાજ્યના નાગરિકો ખાસ કરીને ઉનાળામાં ગરમીના દિવસોમાં એ સી વોલ્વો બસમાં મુસાફરી કરી શકે તે હેતુથી ખાનગી બસ કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે તેમ વિધાનસભા ગૃહમાં ખાનગી કંપનીઓ પાસેથી બસો મેળવવા અંગેના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં વાહન વ્યવહાર મંત્રી શ્રી આર

મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને સંકલિત બાળ વિકાસ સેવા યોજના તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુપોષણ ચિંતન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડોક્ટર મુંજપરાએ જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પોષણ કીટ આપી હતી સાથો સાથ જિલ્લા ઘટક કક્ષામાં સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી બિરદાવ્યા હતા

સ્ટર્લિંગ પોર્ટ સ્ટર્લિંગ પોર્ટ લિમીટેડને દહેજ પોર્ટના વિકાસ માટે ફાળવેલો પરવાનો ગુજરાત સરકારે રદ્દ કર્યો છે

ના બાકી રહેતા નાણાં વસુલવા જરૂરી પગલાં તાત્કાલિક લેવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડને આદેશ કર્યા છે

પરંત્ર ઇરાદાપત્ર અને ત્યારબાદ કન્સેશન એશ્રીમેન્ટ પછી કંપનીએ બંદરના વિકાસ માટે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરી ન હતી અને મેરીટાઇમ બોર્ડને ભરવાપાત્ર રૂ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ આજે સવારે મેઘરાજાએ વિરામ લીધો છે વલસાડ જિલ્લામાં વલસાડ ઉમરગામ ધરમપુર પાટડીમાં ભારે વરસાદને પગલે ભરાયેલા પાણી હવે ઓસરવા લાગ્યા છે નવસારી ચિખલી ખેરગાંવ અને વાંસદામાં ભારે વરસાદને પગલે ક્રવા તળાવમાં નવા નીર આવ્યા છે નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તિથલના દરિયાકાંઠે મહિલા ઉંચા મોજાંમાં તણાઇ જતાં શોધખોળ શરૂ કરાઇ છે

તેમ નર્મદા ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એમ

દલવાણીએ જણાવ્યૂં છે ડાંગમાં વરસાદે વિરામ લેવા સાપ્રતારામાં પર્યટકોની ભીડ જામી છે ગીરાધોધ નજીક સહેલાણીઓની સલામતી માટેની વ્યવસ્થા તંત્રએ ગોઠવી છે